જેથી તમામ જિલ્લામાં મામલતદાર કચેરીઓ નિયત સહકારી બેન્કો નિયત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડર વગેરે પાસે ડિજીટલ સ્ટેમ્પિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે દરેક તાલુકા મામલતદાર કચેરી ખાતે ઇ સ્ટેમ્પિંગ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ આગામી પહેલી ઓક્ટોબરથી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું ફિઝિકલ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે દરેક તાલુકા મામલતદાર કચેરી ખાતે ઈ સ્ટેમ્પિંગ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ગોધરા ખાતે ધી ગોધરા સીટી કો ઓપરેટિવ બેન્ક લિમીટેડ અને ધી ગોધરા અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ કાલોલ ખાતે શ્રી કાલોલ અર્બન કો ઓપરેટિવ બેન્ક લિ અને ઘોઘંબા ખાતે ધી ઘોઘંબા નાગરિક સહકારી બેન્ક ખાતે ફેન્કિંગ સ્ટેમ્પના વેચાણની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદમાં પણ પહેલી ઓક્ટોબરથી ડિજીટલ સ્ટેમ્પિંગનો અમલ કરાશે

જે માટે લાયસન્સ મેળવવા માટેની અરજી કરી શકે છે

આથી જે લોકોએ ફીઝીકલ સ્ટેમ્પ ખરીદેલ હોય તેઓએ ગભરાવાની કોઇ જરૂરિયાત નથી આ માટેની વધુ માહિતી માટે પોલિટેકનિક કમ્પાઉન્ડ ખાતે આવેલ નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનતંત્રની કચેરીનો સંપર્ક કરી શકાશે નર્મદા જિલ્લા કલેક્ટર આઇ

પટેલે જિલ્લા સંકલન સમિતિમાં પ્રજા દ્વારા રજૂ થતાં લોકોપ્રશ્નો ઝડપી ઉકેલ લાવવા ખાસ અનુરોધ કર્યો છે ભાજપ સંગઠન પર્વ બુથ સમિતિની સંરચના સેવા સપ્તાહ તેમજ આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગર ખાતે આવેલી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ઉત્તર ઝોનની બેઠક મળી હતી જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોન ની બેઠકો યોજાશે આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી સતીશ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં ઉત્તર ઝોનના સંગઠન અને તેની રચનાને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

આ બેઠકમાં ભાજપના હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે

હવામાન ખાતાની યાદી મુજબ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા અને ડાંગ સહિત ગણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ થયો હોવાના અહેવાલ છે મુખ્યત્વે ઊંઝામાં છ સેન્ટીમીટર ઝાલોદમાં છ સેન્ટીમીટર દાહોદ વડગામમાં પાંચ પાંચ જ્યારે સૌરાષ્ટ્રના ગોંડલના છ રાજુલામાં ચાર સેન્ટીમીટર વરસાદ થયો છે હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા બે ત્રણ દિવસ દાહોદ પંચમહાલ મહિસાગર સાબરકાંઠા અરવલ્લી આણંદ અમદાવાદ વલસાડ નવસારી સુરત અને દમણ દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ કચ્છ ભાવનગર પ્રાદેશિક સમાચાર તા

બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

નર્મદા ડેમના દરવાજા સૌપ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે આજદીન સુધી છ યુનિટ સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે

સુજલામ સુફલામ કેનાલમાં અગિયારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

આ સંદર્ભે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડયાએ જણાવ્યું કે રાજપીપળા શહેરના નાગરિકો અને નગરપાલિકા માટે ઓડીએફ પ્લસ દરજજો ખૂબ જ ગૌરવની વાત છે